ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ બી

આ સુનાવણી વખતે એક વકીલે અદાલતને જણાવ્યું હતું કે આ જ રોગના કારણે અગાઉ ઉત્તરપ્રદેશમાં પણ મૃત્યુ થયા છે

વકીલ દ્વારા અદાલતમાં રજુ કરાયેલી અરજીમાં એન્સીફાલીટીના કારણે વધી રહેલા મૃત્યુની સંખ્યાને ધ્યાનમાં લઈને આ રોગ યાળાને અટકાવવા શક્ય તમામ પગલાં લેવા સંબંધીતોને નિર્દેશ આપવા અદાલતને વિનંતી કરવામાં આવી છે

એન્સીફાલિટીસના કારણે ઘણા બધાં બાળકોના મોત થયા બાદ આ પગલું લેવાયું છે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ શ્રી જે

નહા રાજયસભામાં અને કેન્દ્રીય મંત્રી પ્રતાપયંદ્ર સારંગી લોકસભામાં આભાર પ્રસ્તાવ રજુ કરશે આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર અનામત સુધારા ખરડો પણ રજુ કરાશે તથા આધાર કાનુની સુધારા ખરડો પણ રજુ થાય તેવી સંભાવના છે

આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર યૌબેએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું

આ હેતુથી ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈ

દ્વારા દેશના જુદા જુદા વિભાગોમાં અને ઘણા નેટવર્ક દ્વારા કૃષિ ક્ષેત્રે અભ્યાસ હાથ ધરાયા હતા કૃષિ અને ખેડ્રત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં લેખીત જવાબમાં જણાવ્યું હતું કે આબોહવામાં પરિવર્તનના કારણે સમગ્ર દેશમાં છેલ્લા ત્રણ દશકામાં તાપમાનમાં વધારો નોંધાયો છે આના પરિણામે ઘઉં અને યોખા જેવા કેટલાક પાકોનું ઉત્પાદન ઘટવાની સંભાવના છે આવી ગંભીર અસર ગંગા નદીના તટવર્તીય પ્રદેશો અને દક્ષિણ ભારતમાં જાવા મળી શકે છે

એસ

બાલાકોટ હુમલા અંગે તેમણે કહ્યું કે ભારતે તેનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે અને પાકિસ્તાન લશ્કરી હુમલામાં નિષ્ફળ રહ્યું છે ભારતીય સીમામાં તેણે પ્રવેશ પણ કર્યો નથી

કારગીલ યુદ્ધમાં પણ મિરાજ ર હજાર વિમાન ઉપયોગમાં લેવાયું હતું

રાજસ્થાન સરકારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને પાંચ લાખ અને ઈજા પામનારને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી અશોક ગેહલોત નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે

ભારત બ્રિટન સંબંધોને ફરીથી જામવંતા બનાવવા અંગેના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે બ્રિટિશ સરકાર દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની તક યૂકી રહી છે અહેવાલમાં ભારતીય પ્રવાસીઓ વિદ્યાર્થીઓ અને વ્યવસાયીકો માટે વધુ સારી વિઝા અને ઈમિગ્રેશન નીતિ ઘડવાનું સૂચન કરાયું છે

તેઓ આર્થિક નિતી વિભાગના વડા હતા

આયાર્યના રાજીનામાંના પગલે રિઝર્વ બેંકમાં એન એસ વિશ્વનાથન બી પી કાનૂગો અને એમ કે જૈન આ ત્રણ ડેપ્યુટી ગર્વનર રહ્યા છે

પરંતુ જાનહાનિના કોઈ સમાચાર નથી

પરંતુ સુનામીની કોઇ શકયતા નથી